ગાંધીનગર ખાતે પત્રકારો સમક્ષ તેમણે કહ્યું હતું

તેમણે ઊમેર્થુ હતુ કે ટ્રાન્સપોર્ટ વાહન અને તેમા ભરેલ માલ અંગેની સ્વૈચ્છીક જાહેરાત અને ભરવાપાત્ર રકમ જમા કરવા માટે ઓનલાઇન પ્રક્રિયા કરવાની રહેશે ઓવર ડાયમેન્શન મોડ્યુલમાં ટેક્સીનો ટેક્સ પણ ભરી શકાશે ઓનલાઇન યૂકવણી સામે ટ્રાન્સપોર્ટરને ક્યુ

ક્રોડ ધરાવતી રસીદની પ્રિન્ટઆઊટ લેવાની રહેશે જેને હાઇવેની સફર દરમ્યાન ડ્રાઇવરે સાથે રાખવાની રહેશે વાહનચાલક અધુરી કે ખોટી માહિતી ઓનલાઇન જાહેર કરે અને પકડાય તો બમણી રકમ દંડ પેટે ભરવી પડશે શ્રી રૂપાણીએ ઉમેર્યુ હતું કે શિખાઉ લાયસન્સ કાઢી આપવાનું કામ આ

આઇ હસ્તક સૌપાતા નવી પેઢીના હાથમાં વહેલાસર લાયસન્સ મળતું થશે

આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે આજના સોશિયલ મીડિયા ઇ બુક્સ અને ઇન્ટરનેટ વેબસાઇટના યુગમાં પણ પુસ્તકોનો સાથ ન છૂટવો જોઈએ વધુમાં શ્રી રૂપાણીએ ઉમેર્યું કે પુસ્તકોએ સંસ્ક્રતિનું સરનામું છે પુસ્તક મેળા દરમિયાન પુસ્તક પરબ કવિ સંમેલનો સાહિત્ય ગોષ્ઠી જેવા ઉપક્રમોનું પણ આયોજન થશે

આજે કલાકાર ચિંતન પંડ્યા દ્વારા વાંચીકમ કાર્યક્રમ યોજાનાર છે મુખ્યમંત્રીએ આ અવસર ફ્લોટિંગ લાઇબ્રેરીનું નવું નજરાણું પણ શહેરીજનોને અર્પણ કર્યું જેથી શહેરના નાગરિકો અમદાવાદ રિવરફન્ટની આહ્નાદકતામાં પુસ્તક વાંચનનો આનંદ ઉઠાવી શકશે

પુસ્તકના મેળાના આરંભ વેળાએ અમદાવાદના મેયર બીઝલબેન પટેલ મ્યુનિસિપાલ કમિશનર વિજય નહેરા સહિત ધારાસભ્યશ્રીઓ કોર્પોરેટરશ્રીઓ સહિત મોટી સંખ્યામાં સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઇકાલે વાંચન અભિયાનનો ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો

મુખ્યમંત્રીએ આ વેળાએ ભાષાદિપ પ્રકાશનનું વિમોચન પણ કર્યું હતું રાજ્યના શિક્ષણ વિભાગના ઉપક્રમે આ વાંચન અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ યુડાસમા મંત્રી વિભાવરીબેન દવે પ્રાથમિક શિક્ષણ સચિવ સર્વશિક્ષા અભિયાનના ડાયરેક્ટર શ્રીમતી પી ભારથી સહિતના પદાધિકારીએ વીડિયો સંવાદ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા કેન્દ્રિય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતી ઇરાનીએ જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર તથા બધી જ રાજય સરકારોની મહિલા અને બાળ કલ્યાણ યોજનાઓના અસરકારક અમલીકરણ માટે તેમનું મંત્રાલય અને નીતી આયોગ સાથે મળીને એક માળખું તૈયાર કરશે મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના ઉપક્રમે ગઇકાલથી દિલ્હીમાં શરૂ થયેલી બે દિવસ માટેની રાષ્ટ્રીય પરીષદમાં તેઓ બોલી રહ્યાં હતા તેમણે મહિલા અને બાળ વિકાસ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનારા રાજયો તથા કેન્દ્રશાસિત પ્રદેશોને રેકીંગ આપવાની પ્રથા શરૂ કરવાનું સૂચન કર્યુ હતું શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ યૂડાસમાએ કહ્યું છે કે ગ્લોબલ વોર્મિંગના કારણે ઋતુચક્રની અસમતુલાનો ભોગ રાજ્યનું કૃષિશ્રેત્ર બન્યું છે ત્યારે સ્ટાર્ટઅપ ઇનોવેશન અને સંશોધન દ્વારા ગ્લોબલ વોર્મિંગના કારણે ઉદભવતી સમસ્યાઓનો ઉકેલ લાવવા રાજ્યની યુનિવર્સીટીઓ અગ્રેસર બને ક્રલપતિશ્રીઓના એકદિવસીય પરિસંવાદને સંબોધતા શ્રી યુડાસમાએ જણાવ્યું હતું કે આપણું યુવાધન ખુબ જ તેજસ્વી છે તેમનામાં અગાધ શક્તિઓ પડેલી છે ત્યારે વિદ્યાર્થીઓ યુવાનો સ્ટાર્ટઅપના વિવિધ પ્રયોગો કે સંશોધનો દ્વારા ગ્લોબલ વોર્મિંગની સમસ્યોઓનો ઉકેલ શોધવા પ્રોત્સાહિત બને તેવુ વાતાવરણ નિર્માણ કરવાની ખૂબ જ જરૂરિયાત છે રાજ્યના વન વિભાગ અને આંતરરાષ્ટ્રીય પરિષદ ફિક્કીના સંયુકત ઉપક્રમે ગઇકાલે ગાંધીનગર ખાતે જીવનચક વ્યવસ્થાપન વિષયક દ્વિદિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઇ અગ્ર વન સરંક્ષક ગુજરાત રાજ્ય શ્રી ડી કે શર્માએ આ પરિષદને ખુલ્લી મુકી હતી આ પ્રસંગે તેમણે જણાવ્યુ કે જીવન એટલે કોઇ પણ વસ્તુના ઔદ્યોગિક નિર્માણ વન ધાસિયા મેદાન ખેતીની પ્રક્રિયા વગેરેમાં વિવિધ પ્રક્રિયાઓનો સમાવિષ્ટ હોય છે આ બે દિવસીય પરિષદમાં જીવનચક્ર વ્યવસ્થાપન જુદા જુદા વિષય જેવા કે પ્રદૂષણ જમીન હવા પાણી વિકસીત ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ પ્લાસ્ટિક પોલ્યુશનની દરેક સ્તરે પર્યાવરણ ઉપર કેવી અસર થાય છે તેની ચર્ચા કરવામાં આવશે

આ નિર્ણય બદલ સુરતના પાલ ખાતે ક્રેડાઇ એસોસિયેશન દ્વારા તેમજ શહેરની વિવિધ સંસ્થાઓ દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીને જાહેર અભિવાદન કરવામાં આવ્યું હતું

કમોસમી વરસાદના કારણે મગફળી કપાસ ઘઉં ચણા બાજરી સહિતના પાકને વ્યાપક નુકસાન થયું છે

કચ્છ જિલ્લાના લખપત તુલાકના કોટડા ગામમાં વીજળી પડવાથી એક યુવાનનું મોત નિપજ્યું હતું

મુંબઇ દિવ વચ્ચે આ લકઝરી જ્યાજ સેવા સપ્તાહજમાં બે દિવસ ચાલશે

સોમનાથ ખાતે યોજાયેલા કાર્તિકી પૂર્ણિમાના મેળાનું આજે સમાપન થશે

આ પાંચ દિવસીય મેળો હિરણ નદીની કાંઠે આવેલા સોમનાથ ટ્રસ્ટના મેદાનમાં રાખવામાં આવ્યો મેળાના સ્થળે વિવિધ સ્ટોલ અને રાઇડસે લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું